તેમણે જણાવ્યું કે રોજિંદી જીવન પ્રવૃત્તિઓવેપારઉદ્યોગધંધા રોજગાર ફરી ધમધમતા ધબકતા કરવા રાજ્ય સરક્રોર ઑવા ઉદ્યોગ ધંધા રોજગારને પ્રોત્સાફન આપવા પ્રતિબદ્ધ છે

આ પ્રસંગે તેમણે કહ્યું કે કોરોનાને ફરાવવા આપણે સતર્કતા સાવચેતી સાથે વેપાર ઉદ્યોગોધંધા રોજગારને પહેલાં કરતાં પણ વધુ તેજ ગતિ વધુ ઉત્પાદનવધુ સારી ગુણવત્તા સાથે આગળ ધપાવી વિકાસની રફતારને નવી ગતિ આપવી છે

એસ એમ

કોરોના મહામારીના પગલે ઔદ્યોગિક એકમોનું ઉત્પાદન કાર્ય બંધ રાખવામાં આવ્યું હતું સરકારે શરતોને આધિન ઔદ્યોગિક એકમોને ઉત્પાદન માટેની છૂટ આપી છે પરંતુ બેઠા થવામાં હજુ વાર લાગશે

એમ

ડેરે જણાવ્યું હતું

એટલું જ નફીં સક્રિય કેસોના સાડા ત્રણ ગણાં લોકો સારવારથી સારા થઈ ગયા છે તેમ જણાવ્યું હતું દેશભરમાં એક્ટિવ કેસની સંખ્યામાં ગુજરાત પાંચમાં ક્રમે આવી ગયું હોવાની જાણકારી તેમણે આપી હતી

મન કી બાત કાર્યક્રમનું આકાશવાણી તથા દૂરદર્શનના સંપૂર્ણ નેટવર્ક પરથી જીવંત પ્રસારણ કરવામાં આવશે પ્રધાનમંત્રીશ્રીનો હિન્દીમાં મન કી બાત કાર્યક્રમ પૂરો થયા બાદ તરત જ તેનો પ્રાદેશિક ભાષામાં ભાવાનુવાદ પ્રસ્તૂત કરવામાં આવશે જેનું પુનઃપ્રસારણ રાત્રિના આઠ વાગ્યે કરવામાં આવશે